પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાનારી

નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે દિલ્હી અને રાષ્ટ્રી થય્પાટનગર વિસ્તારમાં

બિહારની વાલ્મીકીનગર લોકસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી પણ આજે થશે

બિહારમાં મતગણતરીની કામગીરી પારદર્શક રીતે તથા શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે હેતુથી રાજ્ય પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોના જવાનો ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત વિજેતા થનાર ઉમેદવારોના વિજય સરઘસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચૂંટણી પંચે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને મતગણતરીની કામગીરી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે બધા જ મતદાન કેન્દ્રો મતગણતરી પહેલાં અને ગણતરીની કામગીરી વખતે સેનીટાઇઝ કરવાના રહેશે યોગ્ય અંતર જાળવવા એક મતગણતરી કેન્દ્રમાં મતગણતરી ટેબલની સંખ્યા ઘટાડવામાં આવી છે

અને કપરાડા બેઠકોનો સમાવેશ થાય છે ધારી ગઢડા અને કપરાડા બેઠકોને બાદ કરતાં બાકીની તમામ બેઠકોની મતોની ગણતરી જિલ્લા મુખ્યાલય ખાતે યોજાશે

જોકે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીમીર પુટિનના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠક પ્રથમવાર વીડિયોના માધ્યમથી યોજાશે

ટ્રીબ્યૂનલના કટક એકમના કાર્યક્ષેત્રમાં સમગ્ર ઓડિશાનો સમાવેશ કરાયો છે

તેમણે કહ્યું છે કે દિપાવલીના આ તહેવારમાં સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ આપણો સંકલ્પ સાથે ફરજ છે

એ સી પોલીસ જવાનો માટે બરાક અને પ્રવાસન સ્થળોના વિકાસ સહિત અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે

દ્રીબ્યૂનલના ચેરપર્સન આદર્શકુમાર ગોયલે જણાવ્યું છે કે દેશના જે શહેરના હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં આવતી હોય તે શહેરોમાં પણ આ પ્રતિબંધ લાગુ પડશે

આમ છતાં દિવાળી છઠ્ઠ ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી વખતે આ પ્રકારના ફટાકડા બે કલાક સુધી ફોડવા દેવાની મંજુરી આપવાનો નિર્દેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારો વર્તમાન તહેવારોની મોસમમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે પોતાની માર્ગદર્શિકા બહાર પાડી રહી છે

કોરોના અંગેના આ

ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર કેરળ નાગાલેન્ડ પંજાબ તેલંગાણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે

ફાધર વાલેસે તેમના સર્જનમાં સદાચાર તરૂણાશ્રમ ગાંધીજી અને નવી પેઢી ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય એવા સંખ્યાબંધ નિબંધ સંગ્રહો આપ્યા છે મૂળ સ્પેનના અને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ફાધર વાલેસ લેટિન સ્પેનિશ જર્મની ફ્રેન્ચ ઇટાલિયન અંગ્રેજી ગુજરાતી અને ફિન્દી ભાષાના જાણકાર હતા

આ ઉપરાંત ગુજરાત સમાચારમાં બહ્ જ લોકપ્રિય નીવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી નવી પેઢીને ના સર્જક પણ તેઓ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ફાધર વાલેસના અવસાન બદલ શોકની લાગણી વ્યકત કરી છે અને તેમને ભાવભીની અંજલિ આપી છે

મુંબઈ વડી અદાલતે અર્નબ ગોસ્વામીના વચગાળાના જામીન અરજી ફગાવીને કાયમી જામીન માંગવા માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો અલીબાગ કોર્ટ આજે રાયગઢ પોલીસની ગોસ્વામીની કસ્ટડી માટે આપેલ અરજીની સુનવણી કરી શકે છે ગોસ્વામી અને અન્ય બે વ્યક્તિઓ ફિરોઝ શેખ અને નીતિશ શારદાને અલીબાગ પોલીસે ગયા બુધવારે અન્વય નાઇક આત્મહત્યા કેસ બાબતે ધરકપડ કરી હતી